પણ તે વધુને વધુ મજબૂત બન્યો છે ઇસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરતાં કહ્યું કે આ કંઇ નાનીસૂની સિદ્ધિ નથી

પણ તે વધુને વધુ મજબૂત બન્યો છે ઇસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરતાં કહ્યું કે આ કંઇ નાનીસૂની સિદ્ધિ નથી

તેમણે દેશના ગૌરવવંતા ઇતિહાસની નોંધ લીધી હતી ઘણી ક્ષણો નિરાશાની આવે છે પરંતુ લોકોએ કદી આશા છોડી નથી પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત જાણે છે કે હજુ આનંદ અને ગૌરવ માટેની ક્ષણો વધુ આવવાની છે તેમણે કહ્યું કે અવકાશી કાર્યક્રમમાં હજુ પણ શ્રેષ્ઠ ક્ષણો આવશે

અગાઉ ચંદ્રયાન બેના લેન્ડરે ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક ગુમાવી દીધાની મિનિટ પહેલા એવી આશા હતી કે આજે વહેલી સવારે યંદ્ર ઉપર સરળ રીતે ઉતરાણ કરશે અગાઉ ઇસરોના ચેરમેન ડોકટર કે શિવાને લેન્ડરે સંપર્ક ગુમાવ્યો હોવાની પુષ્ટિ કરી હતી પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકોને નિરાશ ન થવાની અને કઠોર પરિશ્રમથી આગળ વધવા જણાવ્યું હતું

રમતગમત ખેલાડીએ જેમાં ક્રિકેટ કેપ્ટન વિરાટ ક્રોહલી પૂર્વ ક્રિકેટર અને એમ પી ગૌતમ ગંભીર વિરેન્દ્ર સહેવાગ રેસલર ગીતા ફોગટ અને યોગેશ્વર દત્તે પણ વૈજ્ઞાનિકોની કામગીરીને બિરદાવી છે

તેમણે કહ્યું કે પુષ્કળ પ્લાસ્ટીક અને અન્ય કચરો દરિયામાં પધરાવવાથી પાણીની દુષિતતા વધે છે

તેમણે ખાત્રી આપી છે કે મુંબઇ અને મહારાષ્ટ્રમાં વધુ ફાળો રહેશે પ્રધાનમંત્રી મુંબઇમાં નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા અંગે આ મુજબ જણાવ્યું હતું

પ્રધાનમંત્રીએ અંધેરી દહિંસર મેટ્રો સેવન લાઇન પર બંડોન્ગીરી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું

પોલીસે આ ફમલામાં વણ ઓળખાયેલા આતંકવાદીઓ સામેલ છે તેમ જણાવી ઉમેર્યું કે તેઓ ડંગોરપરા વિસ્તારમાં એક મકાનમાં છુપાયા હતા અને ત્યાંથી ગોળીબાર કર્યા હતા સૂત્રોએ ઘાયલ થયેલાઓને ફળાફળાદિના મજૂર હોવાનું ઓળખી બતાવ્યું હતું હુમલા સમયે મકાનમાં તેઓ કામ કરી રહ્યા હતા

સેનાના અધિકારીએ જણાવવ્યં કે ગદઇકાલે પાકિસ્તાન ચોકીના લામ વિસ્તારમાંથી બચાવવાનો ભારે ઘોંઘાટ આવી રહ્યો હતો

ભારતીય સેનાએ તેમને વિખેરવા ગોળીબાર કર્યો હતો ભારતીય જનરલે કહ્યું કે નિયંત્રણ રેખાનો ભંગ કરવામા અને નાગરિકોને ઉશ્કેરવામાં પાકિસ્તાન સતત વ્યસ્ત રહે છે ભારતીય સેનાએ નાગરિકોને હાનિ ન પહોંચાડવાનો પણ સંયમ જાળવ્યો છે

જે કાઠમંડુ જીલ્લાના કોટેશ્વરમાં આવેલું છે આ સંકુલ બીનનફાકારક બિન સરકારી અને સેવા પ્રેરીત છે સંકુલ ત્રિભુવન યુનિવર્સિટી સાથે જાડાયેલું છે તેમ સંચાલન શિક્ષણ અને માનવતાની સ્નાતક કક્ષાની ડીગ્રીઓ એનાયત થાય છે આ ઉપરાંત મેનેજમેન્ટની અનુસ્નાતક પદવી પણ અપાય છે

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારૃં વાતાવરણ મળી રહેશે

તને સ્થગિત કરવા બાબતના એક વિઘેયકને શાહી સંમતિ મળવાની બાકી છે પરંતુ પ્રધાનમંત્રી જાનસને જણાવ્યું છે કે તેઓ સમયમર્યાદા આગળ વધારવાની માંગણી નહીં કરે સાંસદસભ્યોએ હાલ એક કાનૂની ટુકડી બનાવી છે અને તેઓ કાયદો લાગુ કરવાના મુદ્દા ઉપર અદાલતમાં જવાની ઇચ્છા વ્યકત કરે છે જુદીજુદી રાજકીય પાર્ટીઓએ શુક્રવારે એક વિઘેચક પસાર કર્યું હતું જેમાં પ્રધાનમંત્રીને બ્રેકઝીટની સમયમર્યાદા વધારવા જણાવ્યું હતું

જૈન પ્રથમ ક્રમ મેળવી શક્યો ન ફતો

એસ ઓપન ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ કેનેડીયન મહિલા છે

પ્રથમ સેમીફાઇનલમાં પાંચમા ક્રમના મેડ વેડેવ તેની પ્રથમ ગ્રાન્ઠ સલેમની ફાઇનલમાં પહોંચ્યો છે